હાલમાં આ વિઘેયક રાજયસભામાં વિલંબિત છે હોમિયોપેથી શિક્ષણના ક્ષેત્રમાં આવશ્યક સુધારાઓ સુનિશ્ચિત થશે અને આમ જનતાના હીતોની રક્ષા માટે પારદર્શિતા અને જવાબદારી નક્કી કરાશે આ આયોગ દેશના દરેક વિસ્તારોમાં કિફાયતી ભાવે આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતાને પ્રોત્સાફન આપશે

આજે નવી દીલ્ફીમાં પરિવહન માટે ભાવિ બળતણ અંગેની પરિષદમાં નિતીન ગડકરીએ જણાવ્યું કે પરંપરાગત બળતણમાંથી બાયોફ્યુઅલ્સમાં રૂપાંતર એ સમયની તાતી માંગ છે તેમણે કહ્યું કે દિલ્હી મુંબઇ હાઇવે પર તેમનું મંત્રાલય એલએનજી સ્ટેશનના આંતરમાળખામાં રોકાણને પ્રોત્સાહન આપશે અને ઇલેકટ્રીક પરિવહનને વધારવાના ચાર્જીંગના આંતરમાળખાને પણ પ્રોત્સાહન આપશે તેમણે કહ્યું કે ઇ મોબિલીટીને પસંદ કરવા જરૂરી ટેકનોલોજીની આવશ્યકતા રહેશે શ્રી ગડકરીએ વધુમાં કહ્યું કે બ્રોડગેજ મેટ્રો એ સારો વિકલ્પ પણ છે

ચૂંટણીપંચે આજે વિકાસપુરી દિલ્ફીમાં એક ચૂંટણીસભાના સંબોધનમાં ભાજપના સાંસદ પરવેશ સાહિબસિંહને તેમના કથિત વિવાદાસ્પદ નિવેદન માટે નોટીસ પાઠવી છે ચૂંટણીપંચે શ્રી સિંહ પાસેથી આવતીકાલ સુધીમાં જવાબ રજૂ કરી દેવા જણાવ્યું છે આ નોટીસ દિલ્હીના સીઇઓ એ યૂંટણીપંચને કથિત ઉશ્કેરણીજનક ભાષાનો પરવેશ સાહિબસિંહે ઉપયોગ કર્યો હોવાનો અહેવાલ સુપ્રત કર્યા બાદ આ નોટીસ પાઠવવામાં આવી છે

ચૂંટણીપ્રયાર દરમ્યાન તેઓએ વિવાદાસ્પદ નિવેદન આપવાને લઇને આ ફકમ કરાથી છે ચૂંટણીપંચે ગઇકાલે અનુરાગ ઠાકુરને આવતીકાલ સુધીમાં તેમનો જવાબ રજૂ કરવા નોટીસ પાઠવી હતી

પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ અરૂણસિંઘની ઉપસ્થિતિમાં તેઓ પક્ષમાં જોડાયા છે

સાયનાની મોટી બહેન ચંદ્રાંશુ નહેવાલ પણ ભાજપમાં જોડાઇ ગઇ છે

નીતીશકુમારના સીએએના સમર્થન બાબતે આ બંને નેતાઓએ જાહેરમાં સવાલો ઉભા કર્યા બાદ નીતીશકુમારે આ નિર્ણય કર્યો છે તેઓએ એનડીએ સરકારના નાગરિકતા કાયદામાં પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશની લધુમતીની નાગરિકતા અંગે જાહેરમાં ટીકાઓ કરી હતી પ્રશાંત કિશોર અને પવન કે વર્માએ આ કાનૂનનો દુરૂપયોગ થવા અંગેની ચિંતાઓ વ્યક્ત કરી હતી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે જાહેર કરેલી મધ્યપૂર્વની શાંતિ યોજના સંદર્ભમાં ભારતે પોતાનો મત ગણાવ્યો છે ભારતે અમેરિકા દ્વારા રજૂ કરાયેલી દરખાસ્ત અંગે દ્વિપક્ષી મંત્રણા દ્વારા શાંતિપૂર્ણ ઉકેલ લાવવા જણાવ્યું છે શ્રી કુમારે કહ્યું કે ભારત પ્રાદેશિક બનાવો પર નજર રાખી રહ્યું છે અને સંબંધિત પક્ષો સાથે સંપર્કમાં છે

ન્યાયમૂર્તિ આર ભાનુમતીના નેતૃત્વ હેઠળની ત્રણ ન્યાયાધીશોની પીઠે કહ્યું હતું કે દયાની અરજીનો રાષ્ટ્રપતિ ઝડપથી નિકાલ લાવ્યા તેનો અર્થ તે અંગે વિયાર કરવામાં આવ્યો નથી તેવું માની શકાય નહીં ખંડપીઠે વધુમાં કહ્યું હતું કે અગાઉ આ કેસની સુનાવણી કરીને યુકાદો આપનારી અદાલતના યુકાદા સહિતનું તમામ સંબંધિત સામગ્રી રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ જ રાષ્ટ્રપતિએ ગુનેગારની દયાની અરજી વિશે વિયારણા કરી હતી સર્વોચ્ય અદાલતે એમ પણ કહ્યું હતું કે ફાંસી પહેલાં ગુનેગારે જેલમાં વેઠેલી કથિત વેદનાઓને દયાની અરજી ઠકરાવી દેવાના નિર્ણયને પડકારવાનો આધાર બનાવી શકાય નહીં ફાંસીની સજા પામેલા મૂકેશે તેની અરજીમાં રાષ્ટ્રપતિના દયાની અરજી ઠકરાવવાના નિર્ણયને સર્વોચ્ય અદાલતમાં પડકાર્યો હતો

તેના વકીલ એ

સિંગે જણાવ્યું હતું કે સર્વોચ્ય અદાલતના રજીસ્ટારે અરજદારને કેટલાંક વધારાના દસ્તાવેજો રજૂ કરવા કહ્યું છે અને તે જરૂરી દસ્તાવેજોની પૂર્તિ કરવા જઈ રહ્યા છે

ચીનમાં ફાટી નીકળેલા વાવરના પગલે રાજથો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે આ અંગે વિચારણા કરવામાં આવી હતી આરોગ્યમંત્રાલયના વિશેષ સચિવ સંજીવકુમારના અધ્યક્ષપદે બેઠક મળી હતી અને વીડીયો કોન્ફરન્સ દ્વારા રાજયોના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી આરોગ્ય મંત્રાલયે ચીનનો પ્રવાસ ટાળવા અનુરોધ કર્યો છે

દરમિયાન ચીનના વુહાનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે સત્તાવાળાઓ સાથે વિદેશમંત્રાલયની યર્ચા યાલી રહી છે

શ્રીનગરમાં પણ આ અંગેનું તકેદારી કેન્દ્ર શરૂ કરાયું છે